પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચે છે

પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ફન્ટલાઈન કર્મચારીઓને અપાનારી રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે

તેમણે કહ્યું કે ભારતમાં બનાવવામાં આવે લી બે રસી કોવિશિલ્ડ અને કોવેક્સિનને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે તેમણે કહ્યું બંને રસી અસરકારક છે આ બે રસીઓ સિવાય અન્ય ચાર રસી પણ વિકસીત કરવામાં આવી રહી છે શ્રી મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ફન્ટલાઈન કર્મચારીઓને આ રસી આપવામાં આવશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રથમ તબક્કામાં આ ત્રણ કરોડ લોકોને રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે

તેમણે કહ્યું નિષ્ણાંતોએ દેશવાસીઓને અસરકારક રસી પૂરી પાડવા તમામ સાવચેતી રાખી છે શ્રી મોદીએ કહ્યું સરકારે રસીને લઇ કોઇ પણ આડઅસરને પહોંચી વળવા માટેની તૈયારી સુનિશ્ચિત કરી છે દેશના વિવિધ ભાગોમાં બર્ડફ્લુની હાલની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકારે આ વિષયમાં એક રૂપરેખા તૈયાર કરી છે જેના પર તત્કાળ અમલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો શ્રી મોદીએ એમ પણ જણાવ્યું કે એવા રાજ્યોને પણ વધુ સાવધાની રાખવાની જરૂર છે જ્યાં બર્ડફ્લુનો કોઇ કેસ નથી નોંધાયો

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ આ બેઠકમાં જોડ્યા હતા

આ કાર્યક્રમમાં યુવા સંસદ મહોત્સવના વિજેતો પણ પોતાના વિચારો દર્શાવશે મતદાનનો અધિકાર ધરાવતા અને ભવિષ્યમાં વહીવટી સેવાઓમાં જોડાનાર યુવાનોના વિચારો જાણવાના હેતુથી આ મહોત્સવનું આયોજન કરાય છે

સ્વામી વિવેકાનંદની જયંતિના દિવસ બારમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે રાષ્ટ્રીય સંસદ મહોત્સવનું આયોજન કરાયું છે

ભાગ્યેશ ઝા એ સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંસ્ક્રતિ પર વ્યાખ્યાન આપ્યું હતું આજે પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામિ વક્તવ્ય આપશે અને આવતીકાલે આર

ધ્વનિત પોતાનું વક્તવ્ય આપશે

સ્વામી વિવેકાનંદનો આધુનિક યુવાનોને સંદેશ વિષય પર એક દિવસીય હિન્દી પરિસંવાદનું આયોજન આજે સાંજે ચાર થી છ વાગ્યા સુધી રામફષ્ણ આશ્રમની વેબસાઈટ પર કરવામાં આવ્યું છે ઉપરાંત ફેસબુક અને યુ ટ્યુબ પર પણ લાઈવ જોઈ શકાશે

આ એવોર્ડ સમારોહમાં પાલીતાણા ધામને બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને બેસ્ટ બીય ઓફ ગુજરાત શ્રી સોમનાથ મંદીરને બેસ્ટ પિલિગ્રીમેજ ઓફ ગુજરાત મોઢેરા સૂર્થમંદિરને બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત પદ્મશ્રી પિયુષ પાંડેને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ લક્ષ્મીવિલાસ પેલેસને હેરિટેજ પેલેસ અને લોકડાઉન દરમિયાન એક લાખ જેટલા શ્રમિકોને નિઃશુલ્ક વતન પહોંચાડનાર અક્ષર ટ્રાવેલ્સને નોબલ ઇનિશીયેટીવ ઇન પેન્ડેમીક એવોર્ડ અને એસ

ને બેસ્ટ હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ગુજરાતનો એવોર્ડ મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાયા હતા રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સફેદ રણ સાસણગીરમાં જંગલ સફારી ઉપરાંત હવે સીમા દર્શન પણ શરૂ કરાવ્યું છે

આ ફેસ્ટિવલમાં ભાગ લેનારા તાલીમાર્થી શિક્ષકોને પણ વિદ્યાર્થીઓના ઘડતર માટે કલાના માધ્યમથી શિક્ષણ આપવા સંસ્થાના કુલપતિએ જણાવ્યું હતું